સમગ્ર દેશમાં સ્વાતં ત્ય પર્વની ઉજવણી ગઇકાલે કરવામાં આવી હતી

ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોની સલામતી વધુ મજબૂત બનાવવા ભારતીય તટરક્ષક દળ અને રાજ્યની દરિયાઇ પોલીસની સંયુક્ત ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગનો આરંભ થયો છે

જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રાનો આજથી આરંભ થશે ભારતના દિઝ્ગજ વિકેટ કિપર બેટ્સમેન અને ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની એમ

દિલ્હીમાં રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સવારે તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી ત્યારબાદ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો દિવસ માતૃભુમિ માટે બલિદાન આપનાર શહિદવીરો અને સ્વાતંત્ય સેનાનીઓને નમન કરવાનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પોતાની કુદરતી સંપદા અને બૌ દ્વિક સંપદાની મદદથી ભારતે આત્મનિર્ભરબનવું પડશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની રાજ્યકક્ષાની ઉજવણી સ્વર્ણિમપાર્ક ગાંધીનગર ખાતે કરાઇ હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજને લહેરાવી સલામી આપી હતી કોરોના મહામારીને કારણે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં આઝાદી પર્વ ઉજવાયો હતો ધ્વજવંદન કરાવતા મુખ્યમંત્રીએ ડિજીટલ હેલ્થ મિશનમાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસવ્યક્ત કર્યો હતો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લઇ તિરંગો લહેરાવ્યો હતો રાજ્યના વિવિધ જિલ્લા તાલુકામાં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી સ્વતંત્રતા દિવસ ઉજવાયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતા આ જાહેરાત કરી હતી તેમણે જૈવ વૈવિધ્યનું મહત્વ સમજાવીને કહ્યું હતું કે પ્રોજેક્ટ ટાઇગર અને પ્રોજેકટ એલીફન્ટ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ હવે સિંહો માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરાશે એવી જ રીતે માનવીની મિત્ર ગણાતી ડોલ્ફીન માછલીના રક્ષણ હેતુથી પણ પ્રોજેક્ટ ડોલ્ફીન શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે સમગ્ર એશિયામાં કુદરતી વાતાવરણમાં સિંહોની સૌથી વધુ વસતી ગુજરાતમાં જોવા મળે છે

સુશાંતસિંહને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ ધરાવતી મુંબઈ સ્થિત મિત્ર અને અભિનેત્રી રીયા ચક્રવર્તી પર પટણા પોલીસ એફઆઈઆર કરી ત્યારબાદ બિહાર સરકારે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી